કેવડિયાથી સ્ટેચ્યુ યુનિટી જવાના રસ્તાને પણ સુશોભિત કરાશે સ્ટેચ્યુની સાથે નર્મદા ડેમને પણ શણગારવામા આવશે સ્ટેચ્યુની ફરતે ત્રણ અલગ અલગ મોટા ટાવરો ઊભા કરી દેવામા આવ્યા છે

આ જહાજ વાયોલેટ સિમ્ફની તેની પ્રથમ સફર ઘોઘા ટર્મીનલથી શરૂ કરાશે રો પેકસ ફેરી સર્વિસ પસેન્જરર્સની સાથે મલ્ટી કાર્ગો માટે પણ શટલનું કામ કરશે અને દક્ષિણ ગૂજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે સેતુ બનીને કારોબારને પ્રોત્સાહન આપશે

જેના ભાગરૂપે ગુજરાત પોલીસ દવારા જિલ્લા અને મહાનગરોમા રન ફોર યૂનિટી મેરથોન યોજાશે

ગહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડજાએ કહયું કે મેરેથોન દોડ શરૂઆતમાં ઉપસ્થિત તમામ નાગરીકો રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાને સુદ્રઢ કરવાના શપથ લેશે

ત્યારે નારાયણ ઘાટ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી દિવ્યપ્રકાશ દાસજીના જણાવ્યા અનુસાર મંદિર માં શરદોત્સવનું આયોજન કરાયું હત

સંપ્રદાયમાં દધ પાઆના પ્રસાદનો ખુબ મહિમા છે

શિતલ વૈશ્નવ આર્યુવદ ઉકાળાનું વિતરણ સ્વાઈન ફલુના રોગમાં વધારો થતો જાય છે તેવા સમયે નિયામક આયુષ વિભાગ ગજરાતના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા મહાવીર ખીચડી ઘર ભુજ ના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક સ્વાર્થવર્ધક આયુવદ અમત પેય ઉકાળાનું વિતરણ કેન્દ આજ રોજથી ખુલ્લું મુકવામાં આવ્યું છ

સુંઠ મરી પીપર ગુડુચી દશમુળ જેવી કિંમતો ઔષધીથી નિર્મિત આ ઉકાળો પીવાથી શરીર ની રોગ સામે લડવાની ક્ષમતા વધવાનો સાથે સ્વાઈન ફલુ જેવા સંક્રામક રોગો થવાની સંભાવના ઘટે છે

સામાન્યતઃ નવેમ્બર મહિના દરમ્યાન વાતાવરણીય ફેરફાર તેમજ દરિયાઈ પાણી ગરમીથી ખારા પટમા સર્મતા મોઠાનું સફેદ રણ સર્જાય છે ત્યારે ચાલુ વર્ષ પણ આ રણે પ્રાકૃતિક સ્વરૂપ ધારણ કરતાં સહેલાણીઓનું આવાગમન પણ ધોરડો તરફ શરૂ થઈ ચુકયું છે

આગામી ચાર દિવસો દરમિયાન રાજયમાં લઘુતમ તાપમા ન ઘટવાની શકયતા હોવાથી ઠંડીનો ચમકારો વધી શકે છે